કેન્દ્ર સરકારે લોકડાઉનના સમયગાળામાં બે લાખથી વધુ શ્રમિકોને પગારના આશરે ત્રણ

એનઆઈએના અધિકારીઓએ અલ કાયદા આતંકવાદી સંગઠનના નવ આતંકવાદીઓની

આઈપીએલની ગઈકાલે અબુધાબીમાં રમાયેલી પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પાંચ વિકેટથી પરાજ્ય આપ્યો

શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ મુજબ જણાવ્યું હતું

શ્રી ગંગવારે કહ્યું કે લોકડાઉન લાગુ થયા પછી કેન્દ્ર સરકારે બાંધકામ ક્ષેત્રના કામદારો માટેના ઉપકર ભંડોળમાંથી બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને સહાય આપવાની સૂચના રાજ્ય સરકાર તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આપી હતી

ધરપકડ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએના અધિકારીઓએ અલ કાયદા આતંકવાદી સંગઠનના નવ આતંકવાદીઓની પશ્ચિમ બંગાળ તથા કેરળમાંથી ધરપકડ કરી છે સત્તાવાર અહેવાલ જણાવ્યા મુજબ બંગાળમાં મુર્શિદાબાદ તથા કેરળમાં એર્નાકુલમ સહિત ઘણાં સ્થળોએ તપાસ અભિયાનના અંતે નવ આતંકવાદીઓની ધરપકડ કરાઈ છે બંગાળમાંથી પકડાયેલા છ અને કેરળમાંથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાનના અલકાયદા સંગઠનના હોવાનો આરોપ છે આ આતંકવાદીઓ પાસેથી મળેલી વાંધાજનક સામગ્રી પરથી જણાય છે કે તેઓ દેશના મહત્ત્વના સ્થળોએ આતંકવાદી હુમલો કરવાનું કાવતરું કરતા હતા

કોવિડ સામે એક સમાન રણનીતિ ઘડવાના ભાગરૂપે કેબિનેટ સચિવે ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય સચિવ આરોગ્ય તથા ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કર્ણાટક ઉત્તર પ્રદેશ તથા બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અગ્રસચિવો જોડાયા હતા આ બેઠકમાં કોવિડના કેસોની સંખ્યા વધુ છે તેવા રાજ્યોમાં પ્રાણવાયુની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી કેબિનેટ સચિવે રાજ્યોને જિલ્લા કક્ષાએ આરોગ્ય સંભાળ સેવાની સ્થિતિની સમીક્ષા કરવાનો અનુરોધ કર્યો હતો તેમણે રેપીડ એન્ટીજેન ટેસ્ટ નેગેટીવ આવેલી વ્યક્તિઓનો આર

ટેસ્ટ ફરજિયાત કરાવવા ઉપર ભાર મૂક્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિશેષ કાર્યક્રમને પૂર્વ રેકોર્ડ કરેલા વીડિયો નિવેદન દ્વારા સંબોધન કરશે

ગઈકાલે ઢાંકામાં આ કોન્ફરન્સનું સમાપન થયું

સરહદની સુરક્ષા કરતાં જવાનો પર વધી રહેલા હિંસક હુમલાઓને ધ્યાનમાં રાખતાં બંન્ને દેશ હેરાફેરીમાં સામેલ તસ્કરોની સૂચિ માટે પણ સહમત થયા છે